પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

સબકા સાથ સબકા વિકાસની ભાવના સાથે પ્રધાનમંત્રી મોદી સર્વસમાવેશી વિકાસ માટે ક઼ત્રિમ બુઘ્ઘિમત્તાના ઉપયોગ કરવાની વ્યુફરચના ધરાવે છે

આ પરિવારોને પ્રતિમાસ બે રૂપિયે કિલો ઘઉં તેમજ ત્રણ રૂપિયે કિલો ચોખા મળી વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પંડિત દિન દયાલ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી વિતરણ કરવા માટેના દિશા નિર્દેશો આપ્યા છે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ દિવ્યાંગ વ્યક્તિઓ ગંગા સ્વરૂપા માતા બહેનો વૃદ્વાવસ્થા પેન્શન મેળવતા વડીલોને આ યોજના અન્વયે આવરી લેવાની સંવેદના દર્શાવી છે શ્રી વિજયભાઈ રૂપાણીએ નગરો શહેરો અને ગામોમાં વસતા રિક્ષા છકડો મીની ટેમ્પો જેવા થ્રિ વ્હિલર વાહનો ચલાવનારા એવા રોજનું કમાઇને રોજ ખાનારા અને પરિવારનું ગુજરાન ચલાવનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજનો લાભ આપવામાં આવશે

રવિવારે સંવાદ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે પ્રથમ તબક્કામાં વરિષ્ઠ નાગરિકો બાળકો એકથી વધુ રોગથી પીડાતા નાગરિકો તથા વધુ લોકોના સંપર્કમાં આવનારા વ્યવસાયીકોને આવરી લેવાશે તેમણે જણાવ્યું હતું કે કોવીડને નાથવાના પથ ઉપર દેશ ખાસ્સો આગળ વધ્યો છે એક પ્રશ્નના જવાબમાં આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોવીડની રસી તૈયાર કરવાના મુદ્દે દેશમાં ત્રીજા તબક્કાના પરિક્ષણો થઈ રહ્યા છે પાટણ નિતિન પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે પાટણ ખાતે રેડક્રોસ ભવનના નવીન બિલ્ડીંગ પાટણ નગરપાલિકાના નવીન વહીવટી બિલ્ડીંગ સરદાર ભવનનું લોકાર્પણ અને સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટીના નવીન બંધાનાર બિલ્ડીંગનું ભૂમિપૂજન કર્યું હતું સાડા ચાર કરોડ રૂપિયના ખર્ચે નિર્માણ પામનાર આ રેડક્રોસ ભવનમાં આધુનિક બ્લડબેન્ક લેબોરેટરી આંખ દાંતના રોગો માટે અલગ વિભાગ સહિત રોગ નિદાન કેન્દ્ર કોમ્યુનિટી હોલ સહિતની સેવાઓ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે શ્રી પટેલે રક્તદાનની બાબતમાં ગુજરાત દેશમાં મોખરે હોવાનું જણાવી રાજ્યમાં પાટણ ખાતે રેડક્રોસ ભવનમાં નિર્મિત બ્લડબેન્કમાં રાજ્ય સરકારે પચાસ લાખ રૂપિયાના સાધનો આપ્યા હોવાનુ અને અહીં પ્લાઝમાં પ્રાપ્ત થાય તેવી લેબ બની હોવાનું જણાવી સૌને તેનો લાભ લેવા જણાવ્યું હતું આ ઉપરાંત પાટણ નગરપાલિકાના કેમ્પસમાં નવીન વહીવટી બિલ્ડીંગ સરદાર ભવનનું તથા ઓવરહેડ ટાંકીનું નીતિન પટેલના હસ્તે ઉદ્વાટન કરાયું હતું ઉપરાંત પાટણની જૂની અને જાણીતી સિદ્ધરાજ ક્રેડિટ ક્રો ઓપરેટિવ સોસાયટીના બે કરોડ રૂપિયા ખર્ચે નિર્માણ થનાર બિલ્ડીંગનું પણ શ્રી પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા છ વર્ષમાં કૃષિ સુધારાઓ થકી દેશના કરોડો ખેડૂતોને આત્મનિર્ભર સશક્ત અને સમૃદ્ધ બનાવવા આગળ વધી રહી છે સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદમાં શ્રી માંડવીયાએ વધુમાં જણાવ્યું હતુ કે ખેડૂતોને તેમની ઉપજની લાભદાયિક કિંમત મળે ખેડૂતોની આવક અને જીવનધીરણ સુધરે તે દિશામાં ખેડૂતોના હિતમાં વિવિધ નિર્ણય લેવામાં આવ્યા છે

અને વચોટિયાઓ દુર થશે નવા કૃષિ સુધારાઓથી ચોક્કસપણે દેશનો ખેડૂત પાતાની આવક બમણી કરવાની દિશામાં આગેકુચ કરશે

ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ જજની શપથવિધિ ગુજરાત હાઇકૉર્ટના ચીફ જસ્ટિસ શ્રી વિક્રમનાથે ગઈકાલે ગુજરાત હાઇકૉર્ટના જજ તરીકે નવનિયુક્ત શ્રીમતી વૈભવી દેવાંગ નાણાવટી શ્રી નિર્ઝરકુમાર સુશીલકુમાર દેસાઈ અને શ્રી નિખિલ શ્રીધરન કેરિઅલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા આ શપથવિધિ પ્રસંગે કાયદા અને ન્યાયતંત્રના મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિ પસિંહ જાડેજા હાઈકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ એડ્વોકેટ જનરલશ્રી વકીલશ્રીઓ હાઇકૉર્ટના અધિકારીશ્રીઓ તથા નવનિયુક્ત જજશ્રીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા

શ્રી ભરતભાઈ દવેને સારવાર માટે રાજકોટ લઈ જવાના હતા ત્યાં રસ્તામાં તેમનું નિધન થયું છે અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિના જણાવ્યા મુજબ સ્વઃ ભરતભાઈ દવેએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુરેન્દ્રનગર જિલ્લાને ગૌરવ અપાયેલ છે પાંચથી વધુ વખત આંતરરાષ્ટ્રીય કાર રેલીમાં ભાગ લીધો છે

સામૂહિક દુષ્કર્મની ઘટનાને વખોડી કાઢી છે ઘટના ભિવિષ્યમાં ફરીથી ન બને તે માટે કડકમાં કડક પગલા લેવાની જિલ્લા વહિવટીતંત્રને સમક્ષ માંગણી કરી છે પીડીતાના પરિવારને તાત્કાલિક ન્યાન મળે તેવી પણ પુનમબેન માડમે ભારપૂર્વક લાગણી વ્યકત કરી છે અકસ્માત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બલુજીના મુવાડા નજીક ટ્રેકટર અને બાઈક અથડાતાં થયેલા ગંભીર અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે અજાણવા ગામના બાઈક ચાલક યુવકને ગંભીર ઈજાઓ થતા નજીકની હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું પોલીસે ઘટના સ્થળે જઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે